ત્યારે રાજયની જનતાની લાગણી અને નવરાત્રી મહોત્સવ પ્રત્યેના તેના અદમ્ય ઉલ્લાસ અને ઉત્સાહને ધ્યાનમા રાખીને શિક્ષણ વિભાગે આ નિર્ણય માન્ય રાખ્યો હોવાનું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જણાવ્યું હતું શ્રી ચૂડાસમાએ જણાવ્યું કે નવરાત્રી વેકેશન તા

શ્રી ચુડાસમાએ પરીક્ષાના સમયપત્રક સંદર્ભે વિગતો આપતા જણાવ્યુ હતું કે કોલેજની પરીક્ષાઓ તા

ચંદ્રવદન પટ્ટણી ઓનલાઈન પેમેન્ટ આજથી સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ચુકવણાને લગતી કામગીરી ઓનલાઈન કરી દેવોશ ઓનલાઈન ચુકવજ્ઞાને લીધે ડીલરો અને અરજદારોને કર અને ફી ચુકવવા આરટીઓ કચેરીનો ધક્કો ખાવો નહીં પડે કોઈપણ અરજદાર ઓનલાઈન ચુકવણી કરી શકે તે માટે સાઈબર ટ્રેઝરી પોર્ટલ અને સ્ટેટ બેન્ક ઈ પેમેન્ટ ગેટવે ઉપલબ્ધ કરાય છે

હાલની મુદત ગઈકાલે પુરી થઈહત

ચંદ્રવદન પટ્ટણી ગાંધીધામ નગરપાલિકા ગાંધીધામ નગરપાલિકાની ગઈકાલે મળેલી સામાન્ય સભામાં પાણી ગટર લાઈનો સહિતના માળખાગતવિકાસ કામોને મહદઅંશે મંજૂર કરાયા હતા

સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ જાગૃત નાગરીક સંચાલીત ટ્રસ્ટમાં વાંધાનહીં કરવા લાંચની માંગણી કરાઈ હતી તે અરજી લાંચ રૂશ્વત વિરોધી વિભાગે છટકુ ગોઠવી કામગીરી કરી હતી

સુત્રોમાંથી મળતીવિગત મુજબ કચ્છના ચાર છાત્રો સફળ થયા છે